તેમણે વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે તેમણે જણાવ્યું કે ગુજરાતના રાજકારણમાં તેમણે દાયકાઓ સુધી કરેલી કામગીરી તથા સમાજસેવા ક્ષેત્રે આપેલુ યોગદાન હંમેશા યાદ રહેશે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવોએ તેમના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે માધવસિંહ સોલંકીના અવસાનથી રાજ્યના જાહેરજીવનમાં મોટી ખોટ પડી છે

માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી મંત્રી મંડળના સભ્યોએ આ બેઠકમાં સદગત માધવસિંહ સોલંકીના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી હતી રાજ્ય મંત્રી મંડળે સ્વ માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રી પદ દરમ્યાનની સેવાઓ તેમજ જાહેર જીવન અને સમાજ જીવનમાં તેમના સેવાકીય પ્રદાનની સરાહના કરતા શોક પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો

જેમાંથી બે પક્ષીના વિશેરામાં બર્ડફલુના લક્ષણો હોવાનું ભોપાલ સ્થિત લેબોરેટરી જાહેર કર્યું છે જેને પગલે જૂનાગઢ જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારધીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને માણાવદર તાલુકાના બાટવા પંથકમાં કેટલાક નિયમોનું પાલન કરવા સૌ કોઈને અપીલ કરી છે બાટવા ખારા ડેમથી એક કિલોમીટરની ત્રિશ્ર્યામાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મરઘી અને ઈંડાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ કેટલાક દિવસ આ બધી વસ્તુઓનું વેચાણ કરવા મનાઇ ફરમાવી છે

શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં આવેલું પક્ષીઘર આજથી અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યું છે પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીઓ એકબીજાની નજીક અને સાથે રહેતા હોય તેમજ બાજુમાં લાલપરી રાંદરડા તળાવ પક્ષીઓની પ્રજાતિનું આશ્રયસ્થાન છે સાવચેતીના પગલારૂપે મહાનગર પાલિકા તંત્ર દ્વારા પ્રદ્યુમન પાર્કમાં આવેલું પક્ષીઘર અનિશ્ચિત મુદત માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

વિક્રાંત ગરાસીયાએ પશુપાલકોને બર્ડફલૂને લઇ શુ તકેદારી રાખવી તે વિશે માહિતી આપી

ઉત્તરાર્ધ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી સાંજે સાડા છ વાગે ઈ શુભારંભ કરાવશે સમગ્ર કાર્યક્રમનું લોકો ઘેર બેઠા નિહાળી શકે તે માટે જીવંત પ્રસારણ કરવામાં આવશે